કેટલાક માધ્યમોમાં આવેલા અહેવાલો સંદર્ભમાં ચૂંટણીપંચે આ સ્પષ્ટતા કરી છે અને તેને સંપૂર્ણપણે જૂઠા અને પાયાવિનાના ગણાવ્યા છે એક નિવેદનમાં ચૂંટણીપંચે જણાવ્યું છે કે ચૂંટણીનું મતદાન પૂર્રું થયા બાદ તમામ વોટીંગ મશીન અને વીવીપેટ સ્ટ્રોંગરૂમમાં સપ્ન સલામતિ હેઠળ રાખવામાં આવતા હોય છે આ તમામ મશીનને બે તાળાં તથા સીલ લગાવવામાં આવે છે આ સમયે ઉમેદવાર અને નાગરિક હાજર હોય છે સમગ્ર સ્ટ્રોંગરૂમ પરિસર વિડિયોથી આવરી લીધું હોય છે અને સંપૂર્ણ મતગણતરી પૂરી થાય ત્યાં સુધી સીસીટીવી હેઠળ કાર્યવાહી થાય છે

આ ઉપરાંત ઉમેદવાર દ્વારા સૂચવેલા પોલીંગ એજન્ટ તકેદારી માટે ત્યાં હાજર રહે છે પંચે જણાવ્યું છે કે વોટીંગ મશીનને લગતી ફરિયાદો માટે કંટ્રોલરૂમ આવતીકાલથી શરૂ કરાશે

મતગણતરીના સ્થળે ત્રિસ્તરીય સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવશે

લોકસભા મતદાર વિભાગની મત ગણતરી માટેની જિલ્લાના વહીવટીતંત્ર દ્વારા અંતિમ તબક્કાની ચૂંટણીના હાર્દસમી મતગણતરી માટેની પૂર્વ તૈયારીઓ ચાલી રહી છે ત્યારે જિલ્લા કલેકટર રેમ્યા મોહનની અધ્યક્ષતામાં યોજાયેલી બેઠકમાં પશ્ચિમ કચ્છના પોલીસવડા સૌરભ તોલંબિયાએ પણ મીડિયા માટેની આચારસંહિતા જાળવવા ઉપર ભાર મૂકયો હતો અને તંત્ર દ્વારા કરાયેલી વ્યવસ્થા અનુસાર સમગ્ર મતગણતરી પ્રક્રિયાનું કવરેજ કરવામાં કોઇ વિક્ષેપ ન પડે તે બાબતે મીડિયારૂમને બાદ કરતાં કયાંય પણ મોબાઈલ સહિત પ્રતિબંધિત કરાયેલ સાધનોનો મતગણતરી થતી હોય તેવા કાઉન્ટીંગ હોલ ખાતે ન લાવવા ઉપર પણ ભાર મૂકયો હતો નાયબ ચૂંટણી અધિકારી એમ

પ્રજાપતિએ પણ કાઉન્ટીંગ હોલ ખાતેબે હજાર જેટલાં અધિકારીઓ અને કર્મયોગીઓ સતત મતગણતરીના કાર્યમાં ઉપસ્થિત રહેવાને કારણે ઇમરજન્સી સેવાઓમાં કયાંય વિક્ષેપ ન થાય તે બાબતનું વીજતંત્ર સહિત માર્ગ મકાન ઇલેકટ્રિકલ વિભાગના અધિકારીઓને જનરેટર પાવર બેકઅપ સહિત આંતરિક વીજ લાઇન અંગે સતત ચકાસણી કરતાં રહેવા સાથે સંદેશા વ્યવહાર અને બ્રોડબેન્ડ સહિત જી સ્વાન ઇન્ટરનેટ સેવાની સતત જાળવણી સાથે આરોગ્ય વિભાગને એમ્બ્યુલન્સ સહિત ડોકટરોની ટીમો તૈનાત રાખવા ઉપરાંત સંબંધિત વિભાગોને સાઇનબોર્ડ વ્યવસ્થિત કરાવવા સાથે ર્પાકિંગ વ્યવસ્થા પાણી સાફ સફાઇ મોબાઇલ ટોઇલેટ સુવિધા તેમજ ફાયર ફાઇટર વગેરે જેવી આનુષાંગિક સેવાઓને ચુસ્ત દુસ્ત રાખવા નિર્દેશ આપ્યો હતો નેહલ ઠક્કર કલેકટરનું જાહેરનામું આવતીકાલે યોજાનાર મતગણતરીની પ્રક્રિયા વ્યવસ્થિત રીતે યોજાય અને કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તજા જાહેર સુલેહ શાંતિ જળવાઈ રહે તે માટે જિલ્લા કલેકટર શ્રીમતી રેમ્યા મોહન દ્વારા જાહેરનામું બહાર પડાયું છે

ઉપરાંત કોઈપણ વ્યક્તિ બાકસ લાઈટર ગેસ લાઈટર કે અન્ય સળગાવી શકાય તેવા પદાર્થો કે ચીજવસ્તુઓ લઈ જઈ શકશે નહીં મતગણતરીના દિવસે ઉમેદવારો કે ઉમેદવારોના ટેકેદારો રાજકીય પક્ષોના કાર્યકરોએ મત ગણતરીની કામગીરીમાં કોઈ અડચણ ઉભી કરવી નહીં